ગઈકાલે શ્રીસોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલી બેઠકમાં મંદિર ટ્રસ્ટીઓની સર્વસંમતિથી શ્રી મોદીને અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલ માધ્યમથી આ બેઠકમાં હાજર રહ્યા હતા બેઠકમાં ટ્રસ્ટીઓએ શ્રીસોમનાથ મંદિરના પૂર્વ અધ્યક્ષ સ્વર્ગસ્થ કેશુભાદ પટેલને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી

આ અંગે મનોજભાઈ સોલંકીએ આકાશવાણી સાથે વાત કરતા આ પ્રમાણે જણાવ્યું હતું